રાજ્ય વિધાનસભાના ત્રણ દિવસીય શિયાળુ સત્રનું સમાપન થયું કૃષિમંત્રી આર

ફળદુએ જણાવ્યું કે ગત ખરીફ વર્ષમાં અત્યારસુધીના

મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ ખાતે વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટનો આજે પ્રારંભ કરાવશે અમરેલીના બગસરા પંથકમાં ધુસી આવેલા આદમખોર દીપડાને વન વિભાગે ઠાર કર્યો

પ્રસ્તાવ રજૂ કરતાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે બાપુએ વ્યક્તિ નહીં પણ વિદ્યાપીઠ હતા તેમણે ઉમેર્યુ હતું કે ગાંધીજીના સત્ય અહિંસા સત્યાગ્રહ સ્વચ્છતાસ્વાવલંબન સ્વદેશી અને ગ્રામ સ્વરાજના વિચારો સમયકાલથી સદંતર પર છે અને દુનિયાની તમામ વર્તમાન સમસ્યાનો ઉકેલ ગાંધી વિયાર વારસામાં રહેલું છે

વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના ઉત્તર આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નીતિઓ ઘડતી આવી છે અને ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર સતત જાગૃત છે

જે અત્યારસુધીના ઇતિહાસમાં સૌથી વધુ પાક વીમા દાવાઓની રકમ છે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોને કારણે પ્રથમવાર એવું બન્યું છે કે તે જ નાણાકીય વર્ષમાં પાક વિમાના દાવા ખેડૂતોને યૂકવી દેવામાં આવ્યા સ્ટે ચ્યુ ગુજરાત વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન વિધેયક મંજુર કરાયું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા આ વિઘેયક રજુ કર્યું હતું

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરને પ્રવાસન માટે વિકસાવવા અલગ સત્તા મંડળની રચના કરાશે

આ સતા મંડળ નગર આયોજન અને વિકાસ નિયંત્રણ કરીને આંતરમાળાકીય સુવિધાઓ વિકસાવાશે તેનું સંચાલન કરશે અને સલામત પ્રવાસનું વ્યવસ્થાનું નિર્માણ કરાશે

વિધાનસભામાં રાજ્યમાં થતી સરકારી ભરતીઓમાં પારદર્શિતા લાવવા અંગેના છેલ્લા દિવસના પ્રસ્તાવ પર બોલતા તેમણે કહ્યું કે રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડવા એ સરકારની પ્રાથમિકતા છે અને કાયમ રહેશે તેમણે ઉમેર્યું હતું કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષા સંદર્ભે ગેરરીતિ અંગે કોંગ્રેસ યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે રાજ્ય સરકારે ગેરરીતિની મળેલી ફરીયાદોની તપાસ માટે એસ આઈ ટી ની રચના કરી છે

મુખ્યમંત્રી શ્રી આ ઉપરાંત આ અવસરે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું ખાત મુહૂર્ત પણ કરશે સાયન્સ સિટી ખાતે એકવેટિક ગેલેરી અને રોબોટિક ગેલેરી બાદ આ ત્રીજી સાયન્ટેફિક ગેલેરી બની રહેશે આ ગેલેરી અંદાજીત રૂ

મેચનો આજે અંતિમ દિવસ છે